દિલ્હી વિધાનસભાની યૂંટણીની જાહેરાત આઠમી ફેબ્રુઆરીએ મતદાન યોજાશે જયારે અગિયારમી ફેબ્રુઆરીના રોજ મતગણતરી હાથ ધરાશે

મિશન ઇન્દ્રધનુષ રસીકરણ કાર્યક્રમના બીજા તબક્કાનો પ્રારંભ અમેરિકી સેનાએ ટોચના ઇરાની અધિકારીને ઠાર કરતાં પશ્ચિમ એશિયામાં તણાવ સર્જાથો ઇરાનને વધુ હિંસા અને ઉશ્કેરણીથી દૂર રહેવા નાટોએ ચેતવણી આપી ભારત અને શ્રીલંકા વચ્ચેની બીજી ટી ટવેન્ટી મેચ આજે ઇન્દોરમાં રમાશે

શ્રી મોદીએ એમ પણ જણાવ્યું કે કેટલાક અપ્રમાણિત અને ભ્રષ્ટ ઉદ્યોગપતિઓ વિરૂદ્ધ કરેલી કાર્યવાહીને કારણે સરકારને ઉદ્યોગ વિરોધી કહેવું ખોટું છે દેશમાં વેપારમાં સરળતા લાવવા માટે સરકારે લીધેલા પગલાનો ઉલ્લેખ કરતા પ્રધાનમંત્રીએ ભારતીય ઉદ્યોગ જગતને આ દાયકામાં મોટી સફળતા હાંસલ કરવા અનુરોધ કર્યો નવી દિલ્ફીમાં કિર્લોસ્કર બ્રધર્સની શતાબ્દી સમારોહને સંબોધિત કરતા પ્રધાનમંત્રીએ ભારતને પયાસ ખરબની અર્થવ્યવસ્થા બનાવવાના લક્ષ્ય પર ભાર મુક્યો તેમણે કહ્યું કે સરકાર દેશમાં નવા સુધારો અખંડિતતા અને કામગીરીની સાથે વેપાર માટે આદર્શ વાતાવરણ ઉભું કરવા સંકલ્પ સાથે આગળ વધી રહી છે શ્રી મોદીએ વેપારને વધુ સરળ બનાવવાની દિશામાં કરેલા સુધારાની યર્યા કરી જેમાં નાદારી કોડ જેવા ઉપાયોનો સમાવેશ થાય છે જેથી અસફળ ઉદ્યોગો બંધ કરવાનું કામગીરી વધુ સરળ બની છે

દેશના અર્થતંત્રની સ્થિતિ અંગે ચર્યા કરશે તેવી સંભાવના છે બેઠકમાં નીતી આયોગના ઉપાધ્યક્ષ રાજીવકુમાર મુખ્ય કાર્યકારી અધિકારી અમિતાભ કાંત અને બીજા વરિષ્ઠ અધિકારીઓ પણ હાજર રહેશે

આ પરિપેક્ષ્યમાં આ બેઠક મહત્વ ધરાવે છે પ્રધાનમંત્રીએ ગઇકાલે અર્થવ્યવસ્થામાં લગતા પડકારો તેમજ અર્થતંત્રનો વિકાસ અને રોજગારીની તકીમાં વધારો લાવવા માટે જરૂરી ઉપાયો અંગે ટોચના ઉદ્યોગપતિઓ સાથે ચર્ચા કરી હતી

આ મિશનનો ઉદ્દેશ્ય આગળના રસીકરણ અભિયાનમાં રઠી ગયેલાં ક્ષેત્રોમાં રસીકરણ કરવાને તેમજ અંતરીયાળ નિશ્ચિત કરેલા જિલ્લાઓમાં બાળકો અને ગર્ભવતી મહિલાઓ સુધી તેનો લાભ મળે તેવો છે

આ કાર્યક્રમ દ્વારા નિયમિત રસીકરણમાં રહી ગયેલા બે વર્ષ સુધીમાં તમામ બાળકો અને ગર્ભવતી મહિલાઓને આવરી લેવાનો સરકારનો લક્ષ્યાંક છે

ગઇકાલે ગૃહમંત્રી અમિત શાહની અધ્યક્ષતામાં થયેલી બેઠકમાં આ નિર્ણય લેવામાં આવ્યો હતો

કેન્દ્રિય નાણામંત્રી નિર્મલા સિતારમન પણ આ બેઠકમાં હાજર હતા

સરકાર કુદરતી આફતોના પ્રભાવીરૃપ સામે નાણાંકીય સંસાધનો પૂરા પાડીને રાજ્યોને સંપૂર્ણ સમર્થન આપી રહી છે

પૂનામાં એક કાર્યક્રમમાં બોલતા તેમણે જણાવ્યું કે જૈવિક ઇંઘણથી પર્યાવરણ અને અર્થતંત્ર બંનેને ફાયદો થશે શ્રી ગડકરીએ જણાવ્યું કે પાછલા ઘણા વર્ષોથી ઇથેનોલના ઉપયોગને પ્રોત્સાફન આપવા માટે પ્રથાસો કરવામાં આવી રહ્યા હતા પરંતુ છેલ્લા પાંચ વર્ષોમાં ઇથેનોલ સંબંધિત નીતી સાચા અર્થમાં લાગુ કરવામાં આવી છે શ્રી ગડકરીએ જણાવ્યું કે ઘણી તેલ કંપનીઓ અને કેટલાક અન્ય લોકો હરિત ઇંઘણના ક્ષેત્રમાં સાચી દિશામાં આગળ વધી રહ્યા છે તેમણે એમ પણ જણાવ્યું કે જો ઇથેનોલનો ઉપયોગ વધારવામાં આવે તો તેનાથી પર્યાવરણને લાભ તો મળશે પણ તેલ આયાત ઘટશે જેથી અર્થવ્યવસ્થા વધુ સુદ્રદે બનશે

જેથી તહેરાને વધુ હિંસા અને ઉશ્કેરણી ટાળવી જોઇએ પશ્ચિમ એશિયામાં સુરક્ષા પરિસ્થિતિ વિશે જોડાણના દેશોના રાજદૂતોની બેઠક બાદ બ્રસેલ્સમાં તેમણે પત્રકારોને સંબોધતા આ મુજબ જણાવ્યું નાટો પ્રમુખની આ ચેતવણી શુક્રવારે બ્રસેલ્સમાં વિદેશમંત્રીઓની અસાધારણ બેઠક બાદ બોલાવવામાં આવી ત્યારે કરવામાં આવી આ બેઠકમાં રિવોલ્યુશનરી ગાર્ડસના કુડસ ફોર્સના કમાન્ડર કાસિમ સુલેમાનીની હત્યા બાદ ઉત્પન્ન થયેલી સ્થિતિ પર ચર્ચા કરવામાં આવી નાટોની સત્તારૂઢ પરિષદ દ્વારા તાકીદે બોલાવવામાં આવેલી આ બેઠકમાં અમેરિકી અધિકારીઓએ બગદાદ હવાઇ મથક પર સુલેમાનીની હત્યાના નિર્ણય પાછળની વિયારસરણી સમજાવી હતી સ્ટોલ્ટેન બર્ગે જણાવ્યું કે ડ્રીન હુમલાનો નિર્ણય અમેરિકાનો હતો

તેમણે એમ પણ જણાવ્યું કે આ નવો સંઘર્ષ કોઇપણના હિતમાં નથી ઇરાને સુલેમાનીની હત્યાનો બદલો લેવાની વાત કરી છે જયારે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કોઇપણ અમેરિકન લક્ષ્યોને નિશાન બનાવાશે તો બદલો લેવાની ચેતવણી આપી છે

વિદેશ મંત્રાલયે ગઇકાલે પાકિસ્તાનના કાર્યકારી ઉચ્ય કમિશનર સૈયદ હૈદરશાહને આ સંદર્ભે વિરોધ નોંધાવ્યો હતો ભારતે પાકિસ્તાન સરકારને દેશના લધુમતી સમુદાયોના સભ્યોની સલામતી તેમના પૂજા સ્થળ સહિત લોકોના કલ્યાણને સુનિશ્ચિત કરવા જણાવ્યું છે તેમજ આવા ધુણાસ્પદ કૃત્ય કરવાવાળાઓ વિરૂદ્ધ તાત્કાલિક પગલાં લેવા જણાવ્યું છે

આ જાહેરાત કરતાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનરજીએ જણાવ્યું ફતું કે શ્રદ્વાળુઓ માટે પીવાના પાણી અને રહેવાની સગવડો જેવી પાયાની જરૂરિયાતો માટે જરૂરી વ્યવસ્થાઓ કરવામાં આવી છે મમતા બેનરજીએ ગઇકાલે દક્ષિણ યોવીસ પરગણાં જિલ્લાના કાકદવીપમાં એક બેઠકમાં ગંગાસાગર મેળાની તૈયારીઓની સમીક્ષા કરી હતી અમારા સંવાદદાતા જણાવે છે કે મકરસંક્રાતિના દિવસે કપિલ મુનિ મંદિરમાં પૂજા અર્ચના માટે ફબલી નદી અને બંગાળની ખાડીના સંગમ સ્થળે પવિત્ર સ્નાન માટે સાગર તટે ફજારો શ્રદ્ધાળુઓ ભેગા થાય છે